રાજ્યસભાએ ગઈ કાલે તેને ધ્વનીમત થી પસાર કરાયું હતું લોકસભામાં તે ગત મહીને જ પસાર થઇ ગયું હતું

સામાજિક ન્યાય અને સશક્તિકરજ્ઞ મંત્રીશ્રી થાવરચંદ ગેહલોતે તેને રજૂ કરતાં જજ્ઞાવ્યું કે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગને ન્યાય આપવા માટે આ ખરડો પસાર કરાયો છે આ ખરડો ગૃહે મંજૂર કર્યા બાદ સરકાર તેના અધ્યક્ષ અને સભ્યોની નિમશુંક કરશે

કેન્દ્રિયમંત્રી શ્રી રાજયવર્ધન રાઠોરે જજ્ઞાવ્યું કે આવતા વર્ષથી અભ્યાસક્રમમાં અડધો ઘટાડો કરાશે

લોકસભાના અધ્યક્ષા અને અખિલ ભારતીય વિધાનમંડળોની પરિષદના ચેરપર્સન શ્રીમતી સુમિત્રા મહાજને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીની અખિલ ભારતીય વિધાનમંડળોની પરિષદની સ્થાયી સમિતિના સભ્ય તરીકે નિયુક્તિ કરી છે

સમિતિ પરિષદના આયોજન તથા તેમાં ચર્ચા કરવાના થતા સંસદીય વિષયો અંગે નિર્ણયો કરે છે

કે દાસની નિમશૂંક કાર્યકાળ એક વર્ષ માટે લંબાવવામાં આવી છે

જે સંદર્ભે તકેદારી આયુકત તરીકે શ્રી દાસે પદભાર સંભાળ્યો છે કલ્પના શાહ્ બન્ની પ્રવૃત્તિઓ પર રોક જૈવિક વિવિધતા સભર બન્ની વિઅસ્તારમાં ગેરકાયદેસર કોલસાની સમાંતર માથું ઊંચકનારા અનાધિકૃત વાળાઓ મુદ્દે ગુજરાત સરકાર જવાબ આપે અને બન્નીનું તળપદાપણું જાળવે તેવો આકારો અને બન્ની હિતનો આદેશ નેશનલ ગ્રીન દ્રીબ્યુનલએ બન્ની માલધારી સંગઠન દ્વારા દાખલ કરાયેલી અરજી પીટીશન પર આપ્યો છે